ઃ હાપા રેલ્વે યાર્ડમાંથી મેડિકલ ઑક્સીજન ટાંકીઓ લાદેલી વધુ એક પ્રાણવાયુ સ્પેશિયલ માલગાડી દિલ્લી માટે રવાના કરાઈ

ઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી ભાજપ કાર્યકર પ્રત્યે ટીએમસીની જીવલેણ હિંસાખોરી સામે ભાજપે ગુજરાતભરમાં ધરણાં યોજયા ે કોવિડ માટે મેડિકલ ઇન્ફાસ્ટ્રક્સ્ચર ખાસ્સું વિસ્તૃત કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર કોંગ્રસના મોવડીઓએ મુખ્યમંત્રી રૂપાણીએ સુપ્રત કર્યું

તેમણે ઉમેર્યું કે કોવિડ સારવારમાં વપરાતી દવાઓના કાળા બજાર હોય કે નકલી ઈજેકશનનો ધંધો પોલીસ આવા તત્વોને છોડવાની નથી

શ્રી ભાટિયાએ વધુમાં જણાવ્યુ હતું કે સંક્રમણની સાંકળ તોડવા માટેના પગલાં સૌના હિતમાં હોવાથી સૌનો સહકાર મળશે તેવી આશા અને અપેક્ષા પોલીસતંત્ર રાખે છે

જિલ્લા તંત્રની નિગરાનીમાં લોક ભાગીદારી થી કાર્યરત થયેલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન દવા અને ડોક્ટર નર્સની સેવા પૂરી પાડવામાં આવી રહી છે

રેલ્વે અધિકારોના હવાલાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે રિલાયંસ રેફાઈનરી તરફથી મળેલો મેડિકલ ઑક્સીજનનો જથ્થો દિલ્લી કેંટોનમેંટ સ્ટેશને ઉતરવાનો છે

અમદાવાદ સિવિલ સંજીવ કપૂર અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ માટે ક્વોલિટીમાં ઉત્તમ હોય તેવો નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવાનું કામ ટોચના પાકશાસ્ત્રી સંજીવ કપૂરને સોંપાયું છે સિવિલ હોસ્પિટલના વડા ડોક્ટર જે વી મોદીએ કહ્યું છે કે અનેક સંસ્થાઓના આર્થિક ફાળાથી કોવિડ હોસ્પિટલનું કેટરિંગ હવે શેફ સંજીવ કપૂર સંભાળશે

અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યકર્મીઓને મદદરૂપ થવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અમદાવાદના દોઢસોથી વધુ સ્વયંસેવકો સેવામાં જોડાયા છે આકાશવાણી સાથે વાત કરતા અમદાવાદ આર એસ એસ

કોવિડ પ્રોટોકોલના પાલન સાથે ભાજપ કાર્યકર્તાઓ એ રાજ્યભરમાં દેખાવો યોજી ટીએમસી દ્વારા ફિંસાખોરીને વખોડી કાઢવામાં આવી હતી પ્રદેશ પ્રમુખ સી

પાટિલે જણાવ્યુ હતું કે હારજીત તો ચૂંટણીની તાસીર છે પરંતુ એકલ દોકલ કાર્યકર ઉપર વેર વાળવાની જીવલેણ પ્રવૃતિ બંગાળની સંસ્કૃતિને જરાય શોભતી નથી

મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની મોટા પાયે ભરતી કરવા ઉપરાંત એમ્બ્યુલન્સની સંખ્યા વધારવાની માંગણી પણ કોંગ્રેસના નેતાઓએ કરી છે ગરીબ વર્ગ માટે આર્થિક પેકેજ જેવા લાભ જાહેર કરવા પણ તેમણે રાજ્ય સરકારને સૂચન કર્યું છે આ પ્રતિનિધિ મંડળમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા જેવા ટોયના નેતા પણ જોડાયા હતા પાટણમાં મનરેગા પાટણ જિલ્લામાં ગ્રામીણ લોકોને કોરોનાકાળમાં રોજગારી ઉપલબ્ધ કરાવવા માટે મનરેગા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે

મનરેગા હેઠળ ઘાસયારાના વાવેતરને ખેડૂત વર્ગનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે

સુરેન્દ્રનગર હેલ્પલાઇન કોરોના સંક્રમણના સમયમાં કોવીડ પોઝીટીવ દર્દીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન અને તેમના પરિવારજનોને માનસિક હૂંફ મળી રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ

હ્ફાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો ચંદ્રમણીકુમાર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ તા

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા પણ હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને સમયાંતરે સામેથી કોલ કરી તેમની તબીયત બાબતે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે

મી દૂર આવેલા વડોદરા તાલુકાના અંકોડીયા ગામે મારૃ ગામ કોરોનામુક્ત ગામના પડકારને સાચા અર્થમાં ઝીલી ગામમાં કોરોનાનો પગ પેસારો અટકાવવામાં સફળતા મેળવી છે